પ્રધાનમંત્રીએ કહ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થા ધારણાથી વધુ ઝડપથી પાટા પર આવી રહી છે અને હાલમાં કરાયેલા સુધારા વિશ્વ માટેના સંકેત છે કે નૂતન ભારત બજાર અને બજારની શક્તિ પર વિશ્વાસ રાખે છે શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સરકારે હાલમાં જ કરેલા સુધારાથી ઉત્પાદન અને કૃષિ ક્ષેત્રે વૃધ્યિ દર વધારવામાં અને સાર્થક પરિણામ મેળવવામાં મદદ મળશે એક અંગ્રેજી દૈનિકને આપેલ ઇન્ટરવ્યૂહમાં શ્રી મોદીએ કહ્યું કે ઉત્પાદન ક્ષેત્રે ભારતને સૌથી મોટું બજાર બનાવવા માટે ચોક્કસ પાયાના સુધારાની પ્રક્રિયા યાલુ રહેશે

શ્રી મોદીએ કહ્યું હતું કે ભારતે કોવિડ મહામારીને નાથવા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવ્યો છે તેમણે જણાવ્યું હતું કે સંક્રમણના શરૂઆતના તબ્બકાથી જ સયોટ ઉપાય કરવાથી સરકારને કોવિડથી બયવાની તૈયારી માટે મદદ મળી છે દેશમાં સંક્રમણથી સાજા થનારાની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે અને એક્ટીવ કેસોમાં ઘટાડો થઇ રહ્યો છે પ્રધાનમંત્રીએ કહ્યું કે કોવિડથી બયવા અને લોકોને જાગૃત કરવા સતત સુવિધા વધારવા ટેસ્ટ વધારવા પ્રયાસો યાલુ છે પ્રધાનમંત્રીએ આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે જ્યારે પણ રસી ઉપલબ્ધ થશે ત્યારે દરેક વ્યક્તિને અયૂક રસીકરણ કરાશે કેબિનેટ આર્થિક બાબતોની મંત્રીમંડળની સમિતિ સીસીઇએ આજે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ કાર્યક્રમ હેઠળ જાહેર ક્ષેત્રની તેલ માર્કેટીંગ કંપનીઓને ઇથેનોલ ખરીદવાની પધ્ધતિને મંજૂરી આપી છે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે નવી દિલ્ફીમાં પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું કે અગાઉ ઇથેનોલ માટે એક જ ભાવ હતો પરંતુ હવે જુદા જુદા ભાવો થશે

આ ઉપરાંત જીએસટી અને ટ્રાન્સપોર્ટેશન યાર્જ પણ યૂકવવાપાત્ર રહેશે

વિદેશ સચિવ યુરો વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રંગલા યુરોપના ત્રણ દેશોની યાત્રાના પ્રથમ ચરણમાં પેરિસ પહોંચ્યા છે તેઓ ફ્રોન્સ જર્મની અને બ્રિટનની સાત દિવસની સત્તાવાર મુલાકાતે છે ફ્રાન્સની બે દિવસની યાત્રા દરમિયાન પરસ્પર સંબંધો સુદ્રઢ બનાવવા પર ભાર મૂકશે ફાન્સ હંમેશા પડકારરૂપ સમયમાં બારતનો મુખ્ય રણનિતિક સહયોગી દેશ રહ્યો છે શ્રી શ્રૃંગલા ફાન્સના મુખ્ય અધિકારીઓ અને મીડીયાના લોકો સાથે પણ વાતયીત કરશે

થાત્રા દરમિયાન વિદેશ સચિવ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે અને પરસ્પર હિતના મુદ્દે વિયાર વિમર્શ કરવા સાથે ત્રણેય દેશોના વિદેશ સચિવો સાથે ભારતીય દ્રષ્ટિકોણ અંગે ચર્ચા કરશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી નાથબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ અને પ્રધાનમંડળના સભ્યો ઉપરાંત ભાજપ પ્રદેશ પ્રમુખ સી

પાટિલ સ્મશાન ગૃહમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી

જનસંઘમાંથી જન્મેલો ભાજપ વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ બન્યો ત્યાં સુધીની વિકાસ થાત્રાના સાક્ષી અને શિલ્પી રહેલા કેશુભાઈના અનેક સંસ્મરણો કાર્યકર્તા અહી વાગોળતાં નજરે પડ્યા હતા ગાંધીનગરના નિવાસ સ્થાને આજે સવારે તેમને શ્વાસો શ્વાસની તકલીફ થયા બાદ અમદાવાદની સ્ટરલિંગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમણે સારવાર વચ્ચે જિંદગીના અંતિમ શ્વાસ લીધા હતા

અદના કાર્યકરથી મુખ્યમંત્રી પદ સુધીની સફળ રાજકીય કારકિર્દી ધરાવતા કેશુભાઈ પટેલ હાલ સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ હતા સોમનાથ શિવાલયને સુવર્ણથી મઢવાની કામગીરી તેમણે શરૂ કરાવી હોવાથી મંદિર સાથે જોડાયેલા પ્રભાસ પાટણના લોકો શોકાતુર બન્યા હતા રૂપાણી સરકારે કેબિનેટની બેઠક બોલાવી એક દિવસનો શોક જાહેર કર્યો હતો અને રાજકીય સન્માન સાથે સ્વર્ગસ્થ કેશુભાઈના અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લીધો હતો શોક જાહેર થાય બાદ સચિવાલય અને વિધાનસભા ભવન ખાતે રાષ્ટ્ર ધ્વજ અર્ધી કાઠીએ ફરકાવાયો હતો

કેશુભાઈને શ્રદ્ધાંજલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ટ્વિટ વડે શ્રદ્વાંજલી પાઠવતા કહ્યું છે કે સદગત કેશુભાઈએ મારા સહિત અનેક કાર્યકર્તાઓનું ઘડતર કર્યું છે અને મિલનસાર સ્વભાવને લીધે તેઓ પક્ષમાં સૌના પ્રિય હતા

કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટમાં નોંધ્યું છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઘરે ઘરે બાપા તરીકે જાણીતા અને વડીલ જેવો પ્રેમ આપનાર કેશુબાપાના નિધનથી ગમગીન છું

ભારત ઉર્જા મંચ દ્વારા આયોજીત સેરોવિકના સમાપન સત્રમાં તેમણે કહ્યું કે કોવિડ સંક્રમણને કારણે વિશ્વની આર્થિક પ્રગતિ ધીમી પડી અને આરોગ્ય સંકટ ઉભું થયું

વરિષ્ઠ નેતાઓ અને સ્ટાર પ્રયારકો દ્વારા ઉમેદવારોના સમર્થનમાં જાહેર સભાઓ થોજી રહ્યા છે